શ્રી મોદીએ યુવાઓને આત્મનિર્ભર ભારત સંદર્ભે લોકોની અપેક્ષાઓને સમજવા અપીલ કરી છે આઇઆઇટી દિલ્હીના એકાવનમાં વાર્ષિક પદવીદાન સમારોહને વીડીયો માધ્યમથી સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે આત્મનિર્ભર અભિયાન એક મિશન છે જે દેશના યુવાઓ ઇજનેરો તથા તકનીકી ઉદ્યોગ સાહસિકોને નવા અવસર પ્રદાન કરે છે તેમણે કહ્યું કે નવકલ્પનાને પ્રોત્સાહન આપવા તથા વેપાર ઉદ્યોગમાં સરળતા લાવવા અનુક્રળ વાતાવરણ બનાવાયું છે પ્રધાનમંત્રીએ કહ્યું કે અન્ય સેવાઓ આપનાર માટેના દિશા નિર્દેશો પણ સરળ બનાવાયા છે

પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું કે તેમની સરકાર નવા કાયદા લાવી છે અને આજે દેશ વિશ્વના સૌથી ઓછા કોર્પોરેટ ટેક્સ વસૂલ કરનારા દેશમાંનો એક છે છેલ્લાં પાંચ વર્ષમાં પેટેન્ટની સંખ્યા ચાર ગણી વધી છે ટ્રેડમાર્ક નોંધણીઓમાં પાંચ ગણો વધારો જોવા મળ્યો છે પ્રધાનમંત્રીએ સ્નાતક થયેલા તમામ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને અભિનંદન આપ્યા છે

આ સેવાનો પ્રારંભ પ્રધાનમંત્રીના જળ માર્ગો વિકસાવી તેના ઉપયોગના તથા જળમાર્ગોને દેશના આર્થિક વિકાસમાં જોડવાના પ્રયાસો તરફનું મોટું પગલું બની રહેશે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

આ સેવાથી સમય તથા ઇંધણનો બયાવ થશે પર્યાવરણની જાળવણી થશે રોડ પરનું ભારણ ઘટશે પ્રવાસને વેગ મળશે સ્થાનિક રોજગારીમાં વધારો થશે

નકસલ પ્રભાવિત વાલ્મીકીનગર રામનગર સિમરી લખ્તિયારપુર અને મહિષિમાં યુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ રીતે મતદાન સંપન્ન થયું છે

વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

આ ઉપગ્રહની સાથે અન્ય નવ વ્યવસાયિક ઉપગ્રહો પણ અવકાશમાં તરતા મુકાયા છે

ઇસરોના વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ પ્રક્ષેપણની સંપૂર્ણ પ્રક્રિયા સુચારૂ રીતે પૂર્ણ થઇ હતી ઇસરોના અધ્યક્ષ ડો

સિવને ઉપગ્રહના સફળ પ્રક્ષેપણ બદલ વૈજ્ઞાનિકો ઇન્જિનિયરો અને ટેકનીશીયનોને અભિનંદન આપ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉપગ્રહના સફળ પ્રક્ષેપણ બદલ ઇસરોને અભિનંદન પાઠવ્યા છે શ્રી મોદીએ કહ્યું કે કોવિડ રોગયાળાના સમયમાં વૈજ્ઞાનિકોએ ઘણા અવરોધોનો સામનો કરી નિયત સમય મર્યાદામાં કાર્ય પૂર્ણ કર્યુ છે ખેલો કેન્દ્રો રમતગમત મંત્રાલયે દીવ દમણ સહિત છ રાજ્યોમાં આવેલા રમતગમત કેન્દ્રોને ઉત્કૃષ્ટતા કેન્દ્રો તરીકે વિકસાવવા મંજુરી આપી છે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

આ કેન્દ્રોમાં ખેલાડીઓને વિશ્વસ્તરની તાલીમ અપાશે દેશમાં મજબૂત રમતગમત માળખુ બનાવવાના ઉદ્દેશ્યથી રમતગમત મંત્રાલય રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોમાં આવેલા રમતગમત કેન્દ્રોને આધુનિક બનાવી રહ્યું છે

ભકંપ ગુજરાતમાં વડોદરાથી વલસાડ સુધીના વિસ્તારોમાં આજે બપોરે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો

ભૂકંપનો આંચકો સુરત વલસાડ ઓલપાડ ભરૂચ વડોદરા સહિતના વિસ્તારોમાં અનુભવાતા લોકો ભયભીત બની ઘરની બહાર દોડી આવ્યા હતા